ખેતીની જમીનના વિકાસ માટેનું ખર્ચ તથા ખેતીના સાધનો જંતુનાશક દવાઓ બિયારણ વગેરેની હાલની કિંમતમાં થયેલ વધારો ધ્યાનમાં લેતા આ રકમ અપુરતી હોવાથી ખરેખર જે જમીન નવસાધ્ય કરવા આર્થિક સહાય ચૂકવવામાં આવશે

ગઈકાલે ભુજમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો

વિપક્ષી સભ્યો દ્વારા તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં કરાતા હોવાના આક્ષેપ સાથે ગઈકાલની સામાન્ય સભામાં વિપક્ષી સભ્યોએ જમીન પર બેસી વિરોધ નોંધાવ્યો હતો

આજથી તેનો આરંભ થયો છે આવતીકાલે અતીથીઓની ઉપસ્થિતિમાં મંડપારોપણ અને રપમીએ વરઘોડો વિગેરેનું આયોજન થયું છે

આજે સવારથી જ ઠારનો અનુભવ થયો હતો

ન્યુઝીલેન્ડ વતી ફર્ગુયસન અને બ્રેસવેલે એક એક વિકેટ ઝડપી હતી

ચંદ્રવદન પટ્ટણી ઈ પેમેન્ટ નાગરિકો ઘરે બેઠા દસ્તાવેજ માટે થતી સ્ટેમ્પ ડચુટી ઓનલાઈન ભરી શકે તે માટે ઈ પેમેન્ટ વ્યવસ્થા ઉભી કરી છે રાજ્યમાં હાલ નાગરિકો દ્વારા દસ્તાવેજી સ્ટેમ્પ પેપર ફ્રેન્કિંગ મશીન તથા ઈ સ્ટેમ્પિંગ સર્ટિફિકેટ જેવી જુદી જુદી પધ્ધતિઓથી સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવામાં આવે છે